ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં રજૂ કરેલા આ વિધેયકમાં જમ્મુ અને કાશ્મીરનું વિભાજન કરીને લદ્દાખ તેથા જમ્મુ અને કાશ્મીર એમ બે કેન્દ્રશાસિત પ્રદેશો રચવાની જોગવાઇ છે રાજ્યસભાએ ગઇકાલે આ વિધેયકને બહાલી આપી હતી શ્રી અમિત શાહે વિધેયક રજુ કરતાં જણાવ્યું હતું કે પોકિસ્તાન હસ્તકના કાશ્મીર સહિત જમ્મુ અને કાશ્મીરએ ભારતનું અવિભાજય અંગ છે અને કાશ્મીર ભારતમાં હંમેશા રહેશે તે બાબત આ વિધેયક સુનિશ્ચિત કરે છે

ભાજપ લદ્દાખના સાંસદ જામયાંગ ટી નામગયાલે જણાવ્યું છે કે આ નિર્ણયથી લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવાની લદ્દાખના લોકોની લાંબા સમયથી પડતર માગણી સંતોષાઇ છે લોકોએ મીઠાઇ વહેંચીને તથા ઢોલના તાલે નૃત્ય કરીને સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું

દરમિયાન રાજ્યપાલ સત્યપાલ મલિકે ગઇકાલે સાંજે બેઠક યોજીને જમ્મુ અને કાશ્મીરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી જાગૃતિ વકીલ નજન્મભમિ જમીન વિવાદ સર્વોચ્ચ અદાલતે અયોધ્યામાં રામજન્મભૂમિ બાબરી મસ્જીદ જમીન વિવાદ કેસની સુનાવણી આજથી હાથ ધરી છે અયોધ્યા જમીન વિવાદનો મધ્યસ્થતા વડે ઉકેલ મેળવવાનો પ્રયાસ નિષ્ફળ ગયા પછી સર્વોચ્ચ અદાલતે આ કેસની સુનાવણી દૈનિક ધોરણે હાથ ધરવાનો નિર્ણય કર્યો હતો મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇનના વડપણ હેઠળની પાંચ ન્યાયાધીશોની બનેલી બંધારણીય બેંચ આ કેસની સુનાવણી કરી રહી છે સ્કા ય પાં કરછના ખેડૂતો વિજળીની સમસ્યાથી લાંબા સમયથી પરેશાન ભોગવી રહ્યા છે

તેમણે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ સફીત અનેક સંસ્થાઓમાં સૈવા આપી હતી